ગીરીશ ચંદ્ર મુર્મુની જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે અને આર

માથુરની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી સત્યપાલ મલિક ગોવાના નવા રાજ્યપાલ બનશે ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાહ નાયડુએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે પાકિસ્તાન પોતાના પૌોશી દેશો સામે સરહદ પર આતંકવાદને ઉત્તેજન આપવાની પોતાની નિતિને યોગ્ય ગણાવવા માટે બિન સંગઠન આંદોલનની શિખર બેઠકનો દુરૃપયોગ કરી રહયું છે

પી વચ્ચે સમજુતી થઇ ગઇ છે સમજુતી અનુસાર મુખ્યમંત્રી ભાજપના હશે જયારે જે

પી ને ઉપ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે રાત્રે નવી દિલ્હીમાં જે

પી નેતા દુષ્યંત યૌટાલા સાથે બેઠક બાદ હાલના મુખ્યમંત્રી મનોહરલાલ અને અન્ય નેતાઓની હાજરીમાં આ જાહેરાત કરી બંને દળોના નેતા નવી સરકારની રચનાનો દાવો રજુ કરવા માટે આજે ચંદીગઢમાં રાજયપાલને મળશે દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે રાજ્યમાં સ્થિર સરકાર માટે ભાજપ અને જે

પી નું સાથે આવવું મહત્વપુર્ણ છે

શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન કરી વિધાનસભા ચુંટણી લાતી હતી

ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે દિવાળી પર્વ બાદ સરકાર રચવા અંગે ચર્ચા કરી છે

માથુરની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવન દ્વાર બહાર પૌાયેલી એક સત્તાવાર થાદીમાં જણાવ્યા મુજબ શ્રીધરન પિલ્લાઈની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપા મલિકને ગોવા સ્થળાંતરિત કરવામાં આવ્યા છે

અને હવે આ કોલેજ તેના વિકાસ માટે કેન્દ્રની વિવિધ યોજનાઓ માટે લાયક છે ઉપરાંત તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓને સુધારવા માટે પણ મદદ મળશે કોલેજમાં બોટનીકલ ગાર્ઠન યુદ્ધની પરિસ્થિતિમાં ઉપયોગ માટે ચાર બન્કરો અને એક કૌશલ્ય કેન્દ્ર જેવી મહત્વની વિશેષતાઓ છે

જનરલ ચૌહાણ બે દિવસની મુલાકાત માટે તેઓ તવાંગ પહોચ્યા છે

અજરવૈજાનના વાકુમાં અઢારમાં બિન સંગઠન આંદોલન સંમેલન પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી નાયડુએ નારાજગી વ્યકત કરી કે પાકીસ્તાનના રાષ્ટ્રપતિએ આ મંયનો દુરપયોગ કર્યો છે શ્રી નાયડુએ સંગઠનના તમામ સભ્ય દેશોને એકત્ર થવાનુ આહવાન આપતા કહયું કે તેઓ તમામ પ્રકારના આતંકવાદ સામે એક યોગ્ય મોર્ચો બનાવે કારણ કે ફિંસક કટૃરવાદી વિચારધારાઓ અને આતંકવાદી પ્રવૃતિઓને કયારેય યોગ્ય ગણવી શકય નથી આતંકવાદીઓ અને તેમને શરણ આપનારાનો સામે લાલવા માટે તમામ આંતરરાષ્ટ્રિય કાયદાઓ અને ઉપાયોને મજબુત બનાવવાની જરૂરીયાત પર ભાર આપતા શ્રી નાયડુએ કહયું કે તમામ સભ્યોએ પોતાની એજન્સીઓ વચ્ચે સુમેળ વધારે માહિતીનું આદાન પ્રદાન કરે અને વર્તમાન કાયદાઓને મજબુત કરવાની દિશામાં મળીને કામ કરવુ જોઇએ આ અંગે ભારત ધ્વારા પ્રસ્થાપિત વ્યાપક આંતરરાષ્ટ્રિય આતંક તંત્રને મંજુરી આપવામાં આવી છે ઉપરાષ્ટ્રપતિએ સંગઠનના સભ્ય દેશોને આગ્રફ કર્યો કે તે પ્રભાવશાળી સમુહો વચ્ચે ફરીથી સંબંધ વધારે અને આતંકવાદ વૈશ્વિક સાશનમાં સુધાર સતત વિકાસ અને દક્ષિણ સહયોગ સાથે જો ાયેલા પ કારોના ઉપાય શોધે શ્રી નાયડુએ સ્વાસ્થ્ય શિક્ષણ સ્વય્છ ઉર્જા અને રોજગારી ઉભી કરવા જેવા પશ્કારોને પહોંચી વળવાની જરૂરીયાત ઉપર ભાર મુકયો

વેકૈયાહ નાયડુએ અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાની સાથે મુલાકાત કરી અને પરસ્પર હિતોના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી

તેમના આ સંમેલનમાં શ્રી નાથડુ ભારતીય પ્રતિનિધિ મં ળનું નેતૃત્વ કરી રહ્યાં છે વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયુ છે કે ઉપરાષ્ટ્રપતિની આ યાત્રાથી ભારત અને તેમના સભ્ય દેશો વચ્ચે સંબંધ વધુ મજબુત બને તેવી આશા છે

તેમણે ભારત દ્વારા લેવાયેલા એ પગલાંઓનો ઉલ્લેખ કર્યો કે જેનાથી ભારતમાં રોકાણકારો માટે સુવિધાજનક વાતાવરણ બન્યુ છે પોતાની ચર્યા દરમિથાન તેમણે ભારતમાં કોર્પોરેટ ટેકસમાં ઘટાઊ વેપારમાં સુવિધા માટે રેન્કમાં સુધાર નવી કંપનીઓ અને નવા રોકાણકારો માટે કરવેરામાં પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો ભારતમાં વધી રહેલા સ્ટીલ ઉદ્યોગમાં ભાગીદાર બનવા માટે જાપાની સ્ટીલ ઉદ્યોગને આહવાન કર્યુ શ્રી પ્રધાને જાપાનના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક જેએફઇ સ્ટીલ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ મસાયુકી હિરોસે સાથે મુલાકાત કરી તેમણે નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના વૈશ્વિક વેપાર વિકાસ દળના શ્રી કત્સુહિરો મિયામારો અને તાઇસુકે નોમુરા સાથે પણ મુલાકાત કરી

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ કહ્યું કે તેના બદલામાં આ બંને દેશો માટે શરૂઆતમાં એવું કરવું જરૂરી નહીં હોય અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને કેનેશાએ થોશા સમય માટે પર્યટક અને વેપાર તરીકે આવનારા લોકોને વિઝામાં પહેલા જ છૂટ આપેલી છે તેમણે બ્રાઝીલના સમાચારપત્ર ફોલહા દી એસ પાઉલો અનુસાર રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ કહ્યું કે હવે પછીનો દેશ ભારત હોવો જોઈએ

ચીનના લી જુન હુઇ અને લ્યુ યુ ચેન તથા જાપાનના હિરોયોકી એની અને પુતાવાતનાબે વચ્યે થનાર મુકાબલાના વિજેતા સાથે આજે સેમી ફાઇનલમાં સાત્વિક અને ચિરાગની જોતીનો મુકાબલો થશે દરમિયાન પી વી સીંધુ ફેચ ઓપન સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે